કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ દ્વારા તેમના અને કૃષિક્ષેત્રના વિકાસ માટે ઘણાં પગલાં લીધા છે કેન્દ્ર સરકારે હોસ્પીટલમાં કોવીડની સારવાર લેતા દર્દીઓને સ્માર્ટફોન અથવા ટેબલેટ વાપરવાની મંજુરી આપવા રાજ્યોને નિર્દેશ આપ્યો છે

ઓગસ્ટથી અમલમાં મુકાનાર નવી આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે રક્ષાબંધન પર્વની આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે અને પરંપરાગત રીતે ઉજવણી કરાશે

એ દેશમાં સ્થાનિક ક્રિકેટ પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા બધા જ રાજ્ય ક્રિકેટ સંગઠનો માટેના નિયમોની જાહેરાત કરી છે

રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં આરોગ્ય મંત્રાલયમાં આરોગ્ય સેવાના મહાનિયામક ડોક્ટર રાજીવ ગર્ગે આ મુજબ નિર્દેશ આપ્યા છે તેમણે જણાવ્યું છે કે કેટલીક હોસ્પીટલો કોવીડના દર્દીઓને સ્માર્ટફોન અથવા ટેબલેટ વાપરવાની મંજુરી આપતી નથી આથી તેઓ સગાઓ સાથે વાતચીત કરી શકતા નથી તેમણે કહ્યું કે હોસ્પીટલના સંચાલકોએ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના સગાની લાગણી સમજવી જોઈએ

આ પર્વમાં બહેન ભાઈના કાંડા ઉપર રાખડી બાંધીને ભાઈના આરોગ્ય સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે તો સામે પક્ષે ભાઈ પણ બહેનના રક્ષણનું વચન આપે છે તથા સ્નેહના પ્રતિક તરીકે ભેટસોગાદ આપે છે આ વખતે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતની અપીલના પગલે ચીની રાખીઓના સ્થાને ભારતીય કંપનીઓ તથા સ્વ સહાય જૂથોએ બનાવેલી રાખડીઓનું વેચાણ વધ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રક્ષાબંધન પર્વ પ્રસંગે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં દરેક મહિલા પોતાની ક્ષમતા મુજબ દેશ અને સમાજમાં યોગદાન આપી શકે તે હેતુથી મહિલાઓના ગૌરવ અને સન્માન જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવવા દરેક ભારતીયને અપીલ કરી છે

ના અધિકારીઓએ કેરળ સોનુ દાણચોરી કેસમાં છ જગ્યાએ તપાસ કાર્યવાહી કરીને વધુ છ લોકોની ધરપકડ કરી છી આ સાથે જ એન

સંબંધીતો સામે કેરળના પાટનગર તિરુઅનંતપુરમ ખાતે રાજદ્વારી ચેનલ દ્વારા સોનાની દાણચોરી કરવાના પ્રયાસનો આરોપ છે એન આઈ એ

આ કેસની તપાસ હાલ યાલી રહી છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ઉત્તર દિશાએ ઉભુ થનાર હવાનું હળવું દબાણ ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ત્યારપછી મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે